મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનું વાદનું પુન્પ્રસારણ આવતીકાલે રાત્રે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી રાતના દસ વાગે કરાશે આરતીબેન ભદ્દ સફાઈ કામદાર અધિકાર રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ મનહરભાઈ ઝાલાએ જણાવ્યુ છે કે લેબર એક્ટ મુ બજ સફાઈ કામદારોને તમામ અધિકારો ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર અને રાજ સરકાર પ્રયત્નશીલ છે ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા શ્રી ઝાલાએ ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે તમામ કરાર આધારીત સફાઈ કર્મચારીઓને તેમના કરેલ કામના સામે પુરૂ મહેનતાણું નિયમાનુ સાર છૈપી

આ રેલી નાગરિકતા સુ ધારા કાયદાના સમર્થનમાં યોજવામાં આવી હતી જેને સંસદ સભ્ય વિનોદ ચાવડા સહિત ભાજપ પક્ષના કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાંનાગરીકતા સુ ધારા કાયદા વિશે ફેલાયેલા ભ઼મને દુર કરવાનો હતો જે આજ રોજ સમગ્ર રાજયમાં યુ વા ભાજપ મોરચા દ્રારા વિવિધ જગ્યાએ તિરંગા યાત્રાબાઈક રેલીપદયાત્રા આયોજીત કરાઈ હતી

બંન્ને વિશેષ દ્રેનનું બુકિંગ આજથી શરૂ થઈ ગયુ છેજેમાં તમામ યાત્રી આરક્ષણ કેન્દ્ર તથા આઈ

સી ટી

પ્રથમ વર્ષ પુરૂ કરેલ વિધાર્થીઓએ પ્રેમ કરૂણાસમાનતાના શપથ ગ્રહણ કર્યા હતા ધારાસભ્ય ડોક્ટર નીમાબેનએ વકવ્યમાં જણાવ્યુ હતુ કે શૈક્ષણિક ભવિષ્યમાં નર્સ હોવા માટે આજની શપથવિધી ખુબ મહત્વની માનવામાં આવે છે ધોરણ બારમું પાસ કર્યા પછી પ્રથમ વર્ષ નર્સ તરીકેનો અભ્યાસ કરનાર વિધાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા